માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત આજે કરી હતી

આ યોજના નો લાભ લેવા માંગતા ખેડૂતને જમીનની ફાળવણીની પ્રક્રિયા આઇ ખેડૂત પોર્ટલ પરથી થશે યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ સુરેન્દ્રનગર પાટણ સાબરકાંઠા બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છે લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે

શહેર દીઠ મંજૂર થયેલી રકમ મુજબ ગાંધીનગરને પ કરોડ મહેસાણાને રૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પહેલથી છેલ્લા યાર વર્ષ શહેરી વિકાસ યોજના હેઠળ રૂ

ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સન આજે તા

આજે મોડાસા શહેરના વિવિધ ક્ષવ્રના ડોકટર્સની ટીમ વક્સિન લામા માટે મોડાસાના પ્રઆમરી હેલ્થ સપ્ટર ખાત આવી પહોચી હતી

પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક ડો

એન હાઇસ્કૂલ બાલાસિનોર અન પંચાયત કોમ્યુનિટી હોલ હાંડિયા